નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ વાહન ચાલકોએ ફાસ્ટટેગ દ્વારા જ ટોલનાકા પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમય અને ઈંધણનો બચાવ પણ થશે ફાસ્ટેગ મેળવવા ટોલ નાકાઓ પર પણ સુવિધા ઉપલબ્ધ છે જે માટે વાહન ચાલકોએ ઓરિજિનલ ચૂંટણીકાર્ડ લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે હવેથી ફાસ્ટેગ ના હોય તો બમણો ટોલ યુકવવા પડશે

આજે તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડ્યા પછી મીડિયા સાથે વાત કરતાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ અને મેપિંગ ઇનોવેટર્સને સ્વ પ્રમાણિત કરવા માર્ગદર્શિકાનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવશે તેમણે કહ્યું કે આ નીતિ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા માટે મેપિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં સક્ષમ બનાવશે મંત્રીએ કહ્યું કે નદીઓના જોડાણ ઔદ્યોગિક કોરિડોર બનાવવાની જેમ રાષ્ટ્રીય માળખાગત પ્રોજેક્ટ્સ માટે નકશા અને સચોટ ભૂસ્તર ડેટા માટે મહત્વપૂર્ણ છે

તેમણે કહ્યું કે તાજેતરમાં જ અવકાશ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુક્યા બાદ આજની જાહેરાત રાષ્ટ્ર નિર્માણના હિતમાં વ્યાપક ઉપયોગ સુધીના ભૂ મેપિંગમાં મદદરૂપ બનશે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ભૌગોલિક સેવાઓના આગમન સાથે ઘણા બધા જિઓ સ્પાટીઅલ ડેટા પ્રતિબંધિત ક્ષેત્રમાં પણ મુક્ત રીતે ઉપલબ્ધ થશે

નવી જીઓ સ્પાટીઅલ માર્ગદર્શિકા જાહેર કરાયા અંગે ટ્વીટમાં શ્રી મોદીએ તેને આત્મનિર્ભર ભારત નિર્માણ તરફનું એક વિશાળ પગલું ગણાવ્યું તેમણે કહ્યું કે આ નિર્ણય ડિજિટલ ભારતને ગતિ આપશે પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આ સુધારા દેશના ખાનગી ક્ષેત્રજાહેર ક્ષેત્ર અને સંશોધન સંસ્થાઓને નવીનતા લાવવા અને ઉકેલ લાવવા માટે તક પેદા કરશે તેમણે જણાવ્યું કે આનાથી રોજગાર પણ પેદા થશે અને દેશમાં આર્થિક વિકાસને વેગ મળશે

ગઢવાલના કમિશનર રવિનાથ રમને જણાવ્યું કે રૈની ગામ અને તપોવનમાં બંને સ્થળોએ સતત બચાવ કાર્ય યાલુ છે અને બંને સ્થળોએથી નિયમિત રીતે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે બયાવ એજન્સીઓએ તપોવન ખાતેની એન

પી સી

તપોવન અને રૈનીના તમામ અસરગ્રસ્ત પ્રદેશોમાં વીજ જોડાણ અને ટેલીફોન જોડાણ પણ પુન સ્થાપિત કરવામાં આવ્યાં છે

તેમણે કહ્યું ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિવિધતા લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

સશસ્ત્રદળ કેટેગરીમાં જાટ રેજીમેન્ટની સર્વશ્રેષ્ઠ માર્ચિંગ કન્ટીજન્ટ એવોર્ડ માટે પસંદગીકરવામાં આવી છે

શ્રીમતી ઇરાનીએ જણાવ્યું કે ક઼ષિ મંત્રાલય અને કાપડ મંત્રાલય બંને શણ ઉગાડતા ખેડુતોને ટેકો આપવા માટે સહિયારી રીતે કામ કરી રહ્યા છે

એક ટ્વીટમાં શ્રીમોદીએ લોકોને પ્રેરણાદાયક વિચારો રજુ કરવા વિનંતી કરી છે

તેમણે ઉમેર્યું કે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઊડા દરિયા અંગેનું મિશન શરૂ કરવામાં આવશે સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં સારા સહયોગ માટે નવ શહેરોમાં સંયુક્ત માળખું ઉભું કરવામાં આવશે શ્રી હર્ષવર્ધને માહિતી આપી કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એક સ્વતંત્ર સંસ્થા હશે અને તે સંશોધન અને નવીનતામાં ફાલની રાષ્ટ્રીય ઉણપો પૂરી કરવામાં આવશે ડોક્ટર હર્ષ વર્ધને જણાવ્યું કે આ ફાઉન્ડેશન શૈક્ષણિક સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં સંશોધન અંગેની દરખાસ્તોને ભંડોળ આપશે